વાણિજ્ય મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડાઓ મુજબ ગયા મહિનામાં દેશની કુલ આયાત પઉ અબજ અમેરિકી ડોલર રહી હતી જે અગાઉના આજ સમયગાળાની સરખામણીમાં સાડા ચાર ટકા વધારે છે

લોકપાલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી પિનાકી ચંદ્ર ઘોષે આજે લોકપાલની વેબસાઈટનું ઉદ્વાટન કર્યું આ અવસર પર એનઆઈસીના મહાનિદેશક શ્રીમતી નીતા વર્મા પણ ઉપસ્થિત હતા આ વેબસાઈટનું નિર્માણ રાષ્ટ્રીય માહિતી વિજ્ઞાન કેન્દ્ર એનઆઈસીએ કર્યું છે અને તેમાં લોકપાલનું સંચાલન અને કાર્યપદ્વતિ સંબંધી આધારભૂત માહિતી આપવામાં આવી છે

જે આ અધિનિયમના કાર્યક્ષેત્ર અને હદમાં આવનારા લોક સેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ અને વિવેચન કરશે

સરકારે સાથે જ ચાર ન્યાયિક અને બિન ન્યાયિક સભ્યોની નિમણૂંક પણ કરી રાજ્યની રાય પારુલ આર

તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે રાજ્યમાં આવેલી રાય પારુલ આર કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી એસસીએગ્રી બી ટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બી એસસી હોર્ટી અને કૃષિ ઈજનેરી ડીપ્લોમા જેવા ક્રષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે

આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ

આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવેલ ન હોઈ આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે

કચ્છના જિલ્લા ચ્રંટણી અધિકારી રેમ્યા મોહને મતગણતરીની પ્રક્રિયા અંગે માહિતી આપતાં આ પ્રમાણે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મતગણતરી કેન્દ્ર ઉપર ત્રિસ્તરીય સુરક્ષા રખાશે કર્મચારીઓના ઓળખપત્ર ચકાસ્યા બાદ જ પ્રવેશ અપાશે જ્યારે મતગણતરીમાં સામેલ તમામ કર્મચારીઓએ તેમના ફોન બહાર જમા કરાવી દેવા પડશે

જેમાં પ્રથમ પોસ્ટલ મત પત્રકોની ગણતરી બાદ ઈવીએમની ગણતરી શરૂ કરાશે

મતગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તથા મતગણતરી અંગેની વ્યવસ્થા પૂરી પાડવા તથા મતગણતરી અંગેની વ્યનવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવા માટે જિલ્લા ચ્રંટણી અીધકારી અને કલેક્ટરશ્રી રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાનને બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રમસિંહ ચૂડાસમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌહાણ પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિીત રહ્યાા હતા

એ અંતર્ગત સેલવાસ નગરખંડ માં મતગણતરી સમયે ફરજ બજાવનારા કર્મચારીઓને પ્રેઝેન્ટસન અને પ્રત્યક્ષ નિદર્શન તાલીમ આપવામાં આવી હતી મતગણતરી ના દિવસે તાલીમ લેનાર કર્મચારીઓની રેન્ડમાઇજ પ્રક્રિયાથી પસંદગી કરાશે

અમદાવાદના ટીવી પત્રકાર ચિરાગ પટેલના બહુ ચર્ચિત અપમૃત્યુના બનાવમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા મરનારનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે

જોકે તેનો તમામ ડેટાનો નાશ કેરી દેવાયેલો છે આ ફોન તે વ્યક્તિ પાસે કેવી રીતે આવ્યો અને તેણે શા માટે ફોનનો ડેટા ભૂંસી નાખ્યો તેની પોલિસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા ફોનનો ડેટા રીકવર કરવા ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયો છે આ વર્ષના માર્ચ મહિનામાં ટીવી પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ શહેરથી દુરના વિસ્તારમાં મળી આવ્યો હતો જોકે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે બહાર આવ્યું નથી ગુજરાતમાં ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી એક્ઝામ ટેટ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે

સી માર્કશીટ જાતિ અંગેનું પ્રમાણ પત્ર ડોમીસાઈલ સર્ટીફીકેટ પાસપોર્ટ સાઈઝનો ફોટા સાથે જીલ્લા રોજગાર કચેરીને અરજી કરવાની રહેશે અરજી પત્રક અને બાહેધરી પત્રક મેળવી જરૂરી પ્રમાણપત્રો અને વિગતો સાથે તા

પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે તાપી જિલ્લા ભૂસ્તર વિભાગે બે રેતી સ્ટોક ધારકોને કરોડો નો દંડ ફટકાર્યો છે સોનગઢ અને વ્યારા તાલુકામાં આવેલ બે જેટલા રેતી ના સ્ટોક ધારક ને ત્યાં રેડ કરી રેતીના સ્ટોકને સીઝ કર્યો સાથે સ્ટોક ધારકોને ખોટી રીતે અન્ય રેતીની લીઝ ધારકની રોયલ્ટી નો ઉપયોગ કરવા બદલ એક કરોડ એકવીસ લાખ થી વધુનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો બીજી તરફ આ ગોરખ ધંધામાં ઝાંખરી નદી માં લીઝ ધરાવનાર અબ્દુલ કાદર શેખ ને પણ ખોટી રીતે રોયલ્ટી પાસ આપવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે

ભાવનગર તળાજા હાઈવે પર રાજપરા ગામ નજીક આજે સવારે બે બાઇક સામસામે અથડાયા હતા

જયારે આ અકસ્માતમાં ભાવનગર ત્રાપજના બે વ્યક્તિ ઘાયલ થયા હતા જેમને તળાજા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

મુલાકાત દરમિયાન તેમણે ઉચ્છલ તાલુકાના કરોડ ગામે ભૂગર્ભ સમ્પથી ગામની આંતરિક હયાત લાઇને જોડતી પાઇપલાઇનની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી વડપાડાભીત ગામે જૂથ પાણી પુરવઠા યોજનાના સમ્પ માંથી વડપાડાભીત તથા ધજ ગામે લાઇન નાંખી પાણી પુરવઠો શરૂ કરવા તથા ર્ભીતખૂર્દ ગામે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પીવાના પાણીનો કૂવો બનાવવા માટે પાણીના સ્રોતની ચકાસણી કરી કૂવો બનાવવાની કામગીરી શરૂ કરવા અંગે સૂચના આપી હતી